કોહલીને ગઇકાલે રાજ્યસરકાર તરફથી વિદાયમાન આપવામાં આવ્યું

અમદાવાદમાં હીરામણિ સ્કુલ ખાતે અટલ ટીંકરીંગ લેબ ને મુખ્યમંત્રી વિજય રૂપાછીએ ખુલ્લી મુકતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ નાનપણથી જ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં રસ લે તે માટે અટલ ટીંકરીંગ લેબ યોજના અમલમાં મુકી છે

રાજ્યના ગરીબ કે અમીર સૌ વિદ્યાર્થીઓને સમાન તક મળે અને તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે તે માટે અનેક શિક્ષણ લક્ષી યોજનાઓ સરકારે અમલમાં મૂકી હોવાનું શ્રી રૂપાણીએ જણાવ્યું હતું તેમણે સરકારે શિક્ષણ માટે સૌથી વધુ બજેટ ફાળવી ને ગુજરાત દેશભરમાં શિક્ષણક્ષેત્રે પણ દિશા દર્શન કરનારું રોલ મોડેલ બને તેવી પ્રતિબદ્ધતા તેમણે વ્યક્ત કરી હતી

આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના વિકાસ માટેના પ્રયાસમાં ખભે ખભા મિલાવીને મહેનત કરતા કર્મચારીઓને રહેવાની ઉત્તમ વ્યવસ્થા આપવાનો પ્રયત્ન રાજ્ય સરકારે કર્યો છે તેમણે ઉમેર્યું હતું કે મહત્વના તમામ શહેરોમાં સરકારી કર્મચારીઓ માટે નવા અને સગવડભર્યા આવાસ બાંધવાનું કામ ચાલુ છે અને તેના માટે અંદાજપત્રમાં પૂરતી ફાળવણી પણ કરાય છે

કોહલીને રાજ્ય સરકાર તરફથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેત્રત્વમાં વિદાયમાન આપવામાં આવ્યુ રાજ્યપાલશ્રીને સ્મૃતિભેટ અને શાલ પ્રદાન કરી સન્માનિત કરતાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ પ્રસંગે પોતાના કાર્યકાળ દરમિયાન રાજ્ય સરકારને વિવિધ સ્તરે તેમજ યોજનાઓમાં સતત માર્ગદર્શન આપવા બદલ તેમનો હદયપૂર્વકનો આભાર વ્યક્ત કર્યો હતો તેમણે રાજ્યપાલશ્રી સાથે પોતાના રાજ્યસભાના સહયોગી સાંસદ તેમજ છાત્રકાળના સંસ્મરણો યાદ કર્યા હતા તેમણે કહ્યું કે રાજયપાલશ્રીએ એક સાચા પ્રશાસક સંવેદનશીલ શાસકભાવ તરીકે સૌનું માર્ગદર્શન કરીને બંધારણીય વડા તરીકેની ગરીમા ઉજાળી છે રાજ્યપાલશ્રીએ પોતાના ઉદબોધનમાં કહ્યું કે ગુજરાત અને ગુજરાતીઓની સહજતા અને સાથે મળી પરસ્પર સહયોગ સહકારથી કામ કરવાની વ્ત્તીથી તેઓ પ્રભાવિત છે તેમણે રાજ્ય મંત્રીમંડળ વિપક્ષ ન્યાયપાલિકા તેમજ રાજય સરકારના વિભાગોના વડાઓના મળેલા સહયોગ અંગે ઋણસ્વીકાર કર્યો હતો

સિંઘે કાર્યક્રમમાં સૌને આવકાર્યાં હતા

આ ઉપરાંત ગંભીર બીમારીથી પીડાતા બંદીવાનોને વહેલી મુકિત આપવાની બાબત રાજ્ય સરકારની વિચારણા હેઠળ છે ગૃહ રાજ્યમંત્રી શ્રી જાડેજાની હાજરીમાં સાબરમતી જેલ ખાતે મહાગુજરાતથી સ્વર્ણિમ ગુજરાત સુધીના સેનાપતિ અશોકભાઈ ભટ્ટની સ્મ્રતિમાં શારદા સેવા સંસ્થાન દ્વારા મેડીકલ કેમ્પ પુસ્તક વિતરણ ભક્તિસંગીત તથા વૃક્ષારોપણ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું તેમણે અશોકભાઈ ભટ્ટની સેવાકીય પ્રવ્રત્તિઓને બિરદાવી હતી

જેલ વિભાગના ડી જી મોહન જ્હાએ જણાવ્યું હતું કે જેલના બંદીવાનો વાંચન શોખ કેળવે તે સમયની માંગ છે અને આ સંસ્થાએ હજારો પુસ્તક એકત્ર કરી બંદીવાનોને આપ્યા છે તે અનુકરણીય છે

તેમણે કહ્યું કે આજે સમાજમાં સેવાભાવ ઘટતો જાય છે ત્યારે સમાજના દિવ્યાંગ વિકલાંગજનો અને જરૂરિયાતમંદ લોકો માટે નિઃસ્વાર્થ ભાવે સેવા કરી આ એવોર્ડ વિજેતાઓએ સમાજ માટે એક આદર્શ પ્રસ્તુત કર્યો છે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે યોગ્ય કામ યોગ્ય વ્યકિત દ્વારા યોગ્ય વ્યવસ્થા દ્વારા થાય તો પૈસાના અભાવને કારણે કોઈ કાર્ય અટકતું નથી તેમણે કહ્યું કે દરિદ્રનારાયણની સેવા એ ઈશ્વરીય કાર્ય છે

દયા અનુકંપા પ્રેમના ગુણોથી આજે એવોર્ડ મેળવનારા લોકોએ કાર્ય કર્યું છે તે અભિનંદનને પાત્ર છે આ પ્રસંગે ડૉ કુમારપાળ દેસાઈએ કહ્યું કે પ્રાર્થના માટે જોડાયેલા બે હાથ કરતાં સેવા માટે લંબાયેલ બે હાથ વધુ મહત્વના છે તે આ સેવાકર્મીઓએ સિદ્ધ કર્યું છે આશીર્વાદ ફાઉન્ડેશનના ચેરમેન શ્રી આર

ધરતીરત્ત એવોર્ડ વિતરણ પ્રસંગે જાણીતા શિક્ષણવિદ શ્રી વિદ્યૃત જોષી રિટાયર્ડ જસ્ટિસ શ્રી જે સી ઉપાધ્યાય સમાજ શ્રેષ્ઠીઓ તથા નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

લોક માહિતી કેન્દ્ર દર્પણનું નિર્માણ જિલ્લાના નાગરિકોને એક જ જગ્યાએ થી જિલ્લા વિશેની જિલ્લાના વિવિધ વિભાગો વિશેની અને તેની યોજનાઓ વિશે માહિતી પ્રરી પાડવા કરવામાં આવ્યું છે નાગરિકોને જિલ્લામાં કરવામાં આવેલી કામગીરીઓ વિવિધ યોજનાઓ તેનો લાભ કેવી રીતે લઇ શકાય અરજી કેવી કરવી કયા વિભાગ દ્રારા અમલીકરણ કરવામાં આવે છે વગેરે માહિતી એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે આ ઉપરાંત એક કિઓસ્ક મશીન પણ મુકવામાં આવ્યું છે જેના ટચ સ્ક્રીન મોનીટર પર નાગરિકો સરળતાથી જુદા જુદા વિભાગની વિવિધ યોજનાઓ વિશે જાણી શકશે તથા યોજનાઓ માટે ઓન લાઇન રજિસ્ટ્રેશન પણ કરી શકશે

શીખવા આવનાર તમામને કંપની દ્વારા તેમજ એનએસએસ યુનિટ દ્વારા કલર કપડું અને ર્પીછી આપવામાં આવ્યા હતા આમ એક જ જગ્યાએ એક જ સ્થળે બાંધણી બનાવવાની વિવિધ રીત શીખવવામાં આવી હતી બહેનો પોતાના ઘેર જ બાંધણી બનાવી સ્વરોજગારી પ્રાપ્ત કરે તે અંગેનું માર્ગદર્શન પણ અપાયું હતું ઉપરાંત આ બાંધણી બનાવી અને વેચવા માટે લાયસન્સની પણ જરૂર પડે છે

સી સી વિશ્વકપ ક્રિકેટની ફાઇનલ આજે લંડનના લોર્ડજના મેદાન પર યજમાન ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે

સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડે ભારતને હરાવીને જ્યારે ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલીયાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લગભગ સમગ્ર રાજ્યમાં આકાશ અંશતઃ વાદળછાયું રહેવા છતાં હવામાં ભેજનું પ્રમાણ નોંધપાત્ર વરસાદને અનુકૂળ દેખાતું નથી તેના પરિણામે દક્ષિણ ગુજરાત અને કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલી વિસ્તારોમાં તથા ભાવનગર જિલ્લામાં જ કેટલાંક સ્થળે આ બુધવાર સુધી હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે આ વિસ્તારો સિવાયના સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર મધ્ય અને પૂર્વ પટ્ટીના જિલ્લાઓમાં વરસાદ થવાની શક્યતા નથી